જે અરૂણાચલ પ્રદેશના કેટલાક જીલ્લાઓને સંચારના અવરોધોને દૂર કરશે બોઘી બ્રીજ અરૂણાચલ પ્રદેશની ભારત ચીન સરહદમાં સંરક્ષણ હેરફેર માટે પણ મહત્વનો છે

તેમણે કહ્યું કેઆ બાબતે તમામ અહેવાલો અને અટકળોને અટકાવવી દેવી જોઇએ

સુક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગોમાં જહાજી માલસામાનની હેરફેરમાં તેજીથી વધારો થતાં આ પગલું તેના ભાગરૂપે લેવાયું છે

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલશિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમામહિલા બાળ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા અને રાજયમંત્રી શ્રી વિભાવરીબહેન દવે આ વેળાએ જોડાયા હતા સુશાસન દિન નિમિત્તે મુખ્યમંત્રીની ઉપસ્થિમાં ખેડૂત સંમેલન યાેજાયું હતું

કાંકરિયા કાર્નિવલમાં કલા સાહિત્ય સંસ્કૃતિ લોકડાયરા સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

આ ઉપરાંત આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં જનતાને આકર્ષવા માટે નવા આકર્ષણોનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે

દરમ્યાન કાર્નિવલમાં સલામતીની વ્યવસ્થાના ભાગરુપે કાંકરિયાની ચારેય બાજુ ખાસ કેમેરા ગોઠવવામાં આવ્યા છે આ ઉપરાંત મેડીકલ વાનપોલીસ બંદોબસ્ત સાથે કંટ્રોલ રુમ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ હાજર રહેશે

આ પ્રસંગે અંજારની શાળા નં

કચ્છ જિલ્લામાં ઠંડીએ જમાવેલ પકડના લીધે એક પખવાડીયા કરતા વધુ સમયથી જનજીવન પ્રભાવીત બન્યું છે ઉતર ભારતમાં થઈ રહેલી બરફ વર્ષાના લીધે જિલ્લામાં ઠારનું પ્રમાણ વધ્યુ હોઈ તાપમાનની તુલનાએ ઠંડીની અસર વધુ વર્તાઈ રહી છે